એસ એલ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન ર ત્રેવીસ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે ત્યાર બાદ તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વિસ્તરથી બહાર મોકલવામાં આવશે તેર દિવસ સુધી તે ચંદ્રની પરિક્રમા કરશે

જાગૃતિ વકીલ ગુજરાત રાજ્યપાલ ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા પદનામિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે તેમનું સ્વાગત મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાજીએ કર્યું હતું ગૂહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના મેયર શ્રીમતી બીજલ પટેલ મુખ્ય સચિવ ડોક્ટર જે

સિંહ મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન સામાન્ય વહીવટના મુખ્ય સચિવ સંગીતાસિંહ તેમજ પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા અમદાવાદ જિલ્લા ક્લેક્ટર વિક્રાંત પાંડે પોલીસ કમિશનર એ

સિંઘ તેમજ અન્ય વરિષ્ઠ સચિવોએ પદનામિત રાજ્યપાલ શ્રી ને આવકારી સ્વાગત કર્યું હતું હવાઈમાથકે તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું

જીલ્લા યૂંટણીતંત્રના જણાવ્યા અનુસાર ગઈ કાલે યોજાયેલી આ મતદાનમાં એક પણ બુથ પરથી ઈ વી એમ ખોટકાવાની કે ગોટાળાની કોઈ ફરિયાદ આવી નહોતી અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી હતી

કચ્છ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતિ અને કચ્છ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પરમાર દ્વારા કચ્છની શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ અભિયાન પર્જોચાડી સફળતાપૂર્વક પાણી સંગ્રહ કરવાની ઝુંબેશને આગળ ધપાવી રહ્યા છે તો આવનારા દિવસોમાં જીલ્લાની સરકારી કચેરીએ ખાનગી રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ટાંકાની વ્યવસ્થા સહિતના પાણી બચાવ અંગેની જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું જાગૃતિ વકીલ હવામાન રાજ્યભરમાં વરસાદના લાંબા વિરામ બાદ ગઈકાલથી સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાની પુનઃપધરામણી થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદ સાથે કચ્છમાં ગઈકાલ બપોરે દાઢી વાગ્યાથી નલિયાથી મેઘસવારીનો પ્રારંભ થયો હતો લખપત નખત્રાણા અબડાસા માતાના મધ ખાતે અડધાથી બે ઇંચ વરસાદ પડ્યો હતો